સર્વોચ્ચ ન્યાયાલયે મસ્જિદ ઇરલામનું અભિન્ન અંગ છે કે નહીં

આ મુદ્દો અયોધ્યા જમીન વિવાદની સુનાવક્રી દરમિયાન ઉભો થયો હતો

સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ સંગઠન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેંકોને નીતીગત નેતૃત્વ શ્રેષ્ઠીમાં આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ માટે તેમણે કરેલા પ્રયાસો બદલ પુરસ્કાર આપવામાં આવ્યો છે

આ પુરસ્કાર દર વર્ષે સરકાર સિવિલ સોસાયટી અને ખાનગી લેત્રની એવી વિશિષ્ટ વ્યક્તિઓને આપવામાં આવે છે જેમણે કરેલા રચનાત્મક કાર્યોની પર્યાવરણ લેત્રે અસર થાય

કોહલી મુખ્ય મંત્રી વિજય રૂપાષી નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલ ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અમૂલ દ્વારા રૂા

પ્રધાનમંત્રીક્રીના હસ્તે અમૂલ ડેરી દ્વારા રૂા

અમૂલ ડેરીના આ નૂતન પ્રોજેકટો દ્વારા રાજ્યના દૂધ ઉત્પાદકોને રૂા

આ ત્રણ એવોર્ડમાં બેસ્ટ સિવિક મેનેજમેન્ટ માટે સાપુતારાને તેમજ બેસ્ટ હેરીટેજ સીટી અને બેસ્ટ એરપોર્ટ મેનેજમેન્ટ માટે અમદાવાદ શહેરને એવોર્ડનો સમાવેશ થાય છે કેન્દ્રીય પ્રવાસન મંત્રી શ્રી કે

અલ્ફોન્સ દ્વારા દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે આ રાષ્ટ્રીય એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા વિશ્વ પ્રવાસન દિવસને અનુલશ્નીને યોજાયેલા આ સમારોહમાં સાપુતારાને બેસ્ટ સિવિક મેનેજમેન્ટ એવોર્ડ ગુજરાતના રેસીડેન્ટ ક્રમિશનર આરતી કન્વર અને પ્રવાસન નિગમના મેન્જીંગ ડીરેકટર જેનું દેવને સ્વીકાર્યો હતો જયારે બેસ્ટ હેરીટેજ સીટીનો એવોર્ડ અમદાવાદના મેયર બીજલ પટેલ અને નાયબ મ્યુનિસિપલ કમિશનર રાકેશ શંકરે સ્વીકાર્યો હતો જવારે બેસ્ટ એરપોર્ટનો એવોર્ડ અમદાવાદ એરપોર્ટના ડાયરેકટર શ્રી મનોજ ગેંગલે સ્વીકાર્યો હતો અવસાન ગુજરાત કોગ્રેસના પીઢ નેતા અને ભુતપુર્વ નાવામંત્રી મનોહરસિંહ જાકેજાનું ટુકી બિમારી બાદ ગઈકાલે રાજકોટ ખાતે નિધન થયું છે સદગત શ્રી જાકેજા તેમની રાજકીય ુકારકિંદીમાં કુળ પાંચવાર ધારાસભ્ય તેરીકે ચુંટાયા હતા

આમ છતા તાત્કાલિક દવા મળે રહે તેવું આયોજન પણ કરાયું હોવાનું ગઈકાલે કચ્છ કેમિસ્ટ્રી સંગઠને પત્રકારોને જવ્રાવ્યું હતું

રાજયકક્ષા સ્વાગત ઓનલાઈન નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાનો સ્વાગત ઓનલાઇન જન કરિયાદ નિવારક્ષ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે રજુઆત કર્તા નાગરિકો પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવી લોકપ્રશ્રોના નિવારણ માટે તાકીદ કરી છે તેમણ કહ્યું કે સામાન્ય નાગરિક ગરીબ વંચિત નાગરિકોને પોતાની સમસ્યાની રજુઆત માટે સ્થાનિક સ્તરે જ નિવારણ આવે તેવું સૌ સંબંધિત અધિકારીઓએ દાયિત્વ નિભાવવું પડશે